જયશંકર ભાગ લીધો

ગોવા એવું પ્રથમ રાજ્ય બન્યું છે જેમાં સો ટકા ગ્રામીણ ઘરોમાં પીવાનું પાણી પર્હોચાડવામાં આવ્યું છે

સંબંધિત બેઠકો પૈકી દૂર અંતરિયાળ વિસ્તારના મતદાન મથકો પરના ચૂંટણી કર્મચારીઓ આજથી જે તે મતદાન મથકો પર જવા રવાના થશે ચૂંટણી તમિલનાડુ તમિલનાડુમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી આજે તિરુપ્પુર જિલ્લાના ધરાપૂરમ ખાતે ચૂંટણી રેલીને સંબોધશે

પ્રધાનમંત્રીની મુલાકાતને ધ્યાનમાં લઈને સલામતીની વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે

જયશંકર તાજિકિસ્તાનની ત્રણ દિવસીય મુલાકાતે દુશાંબે પર્હોચ્યા છે તેમણે આજે અફઘાનિસ્તાન અંગેની હાર્ટ ઓફ એશિયા ઇસ્તંબુલ પ્રક્રિયાની નવમી મંત્રીસ્તરની પરિષદમાં ભાગ લીધો ડોક્ટર જયશંકર આ ઉપરાંત અગ્રણી દેશોના વિદેશમંત્રીઓ સાથે પણ બેઠક યોજે તેવી સંભાવના છે

ભારત તેમાં એક અગ્રણી દેશ છે ભારતે આ ક્ષેત્રે અફઘાનિસ્તાનના વધુ આર્થિક સંકલન માટે પ્રાદેશિક જોડાણને મજબૂત બનાવવા માટે કડક પ્રયાસો કર્યા છે ભારત અને અફઘાનિસ્તાનના શહેરો વચ્ચે સમર્પિત એર ફ્રેટ કોરિડોર અને ઈરાનમાં યાબહાર બંદરનું સંચાલન તે દિશામાં પગલાં છે મુલાકાત દરમિયાન વિદેશમંત્રી તાજિકીસ્તાનના વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને આવરી લેશે અને તેની ચર્ચા કરશે તેઓ તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઇમોમાલી રહેમોનને પણ મળવાના છે રસી મૈત્રી ભારતે કોવિડની રસીના ત્રણ લાખ ડોઝ વેક્સિન મૈત્રી પહેલ હેઠળ ફિજી નાઈજર ઝીમ્બાબ્વે અને પારાગ્વે દેશોને મોકલી આપી છે ફિજીના પ્રધાનમંત્રી બૈનીમારામાએ ભારતમાં બનેલી કોવિડની રસીના એક લાખ ડોઝ સ્વીકારીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો પારાગ્વેના રાષ્ટ્રપ્રમુખે પણ ભારતમાં બનેલી રસીના એક લાખ ડોઝ સ્વીકારીને આભાર વ્યક્ત કર્યો હતો

પીએમ એક્ઝામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લિખિત પુસ્તક એક્ઝામ વોરિથર્સ ની નવી આવૃત્તિ હવે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે જરૂરી મહત્ત્વના વિચારો સાથે ઉપલબ્ધ છે આ પુસ્તક રિટેલ સ્ટોર્સ ઉપરાંત ઓનલાઈન પણ ઉપલબ્ધ છે આ પુસ્તક નમો એપ પરથી પણ મેળવી શકાશે એક ટ્વીટ શ્રેણીમાં શ્રી મોદીએ જણાવ્યું કે આ પુસ્તકની નવી આવૃત્તિમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોના મહત્ત્વના સૂચનોનો સમાવેશ કરાયો છે વાલીઓ તેમજ શિક્ષકોને રસ પડે એવા નવા લાગો પણ ઉમેરવામાં આવ્યા છે તેમણે જણાવ્યું કે આ પુસ્તક પરિક્ષા પહેલાની ચિંતા હળવી કરે છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું છે કે વિવિધતા વાળુ લોકસાહિત્ય અને સંગીત તથા કુદરતી સૌંદર્ય ધરાવતા રાજસ્થાને આદરાતીથ્ય તથા હર્ષઉલ્લાસની પરંપરા ઉભી કરી છે ઉપરાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં જણાવ્યું છે કે ભવ્ય ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતા રાજસ્થાને દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે રાજસ્થાન સાહસ વીરતા કલા અને સંસ્કૃતિ માટે જાણીતું છે સુએઝ નહેર સુએઝ નહેરમાં છ દિવસથી ફસાયેલા માલવાહક જહાજ એવર ગીવન ને સીધું કરવામાં સફળતા મળી છે

ઈજિપ્તના રાષ્ટ્ર પ્રમુખ અબ્દેલ ફતફ અલ સીસીએ એવર ગીવન જહાજને સીધુ કરવાની કામગીરીની પ્રશંસા કરી છે યુરોપ અને એશિયા વચ્ચે વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ વેપાર માર્ગોમાંની સુએઝ નહેરમાં જહાજ ફસાતા ગયા મંગળવારથી જહાજોની ફેરફેર અટકી ગઈ હતી

આ અથડામણોમાં દંડકારણ્ય ખાસ વિસ્તાર સમિતિના સભ્ય પણ મૃત્યુ પામ્યા છે